અને રાજ્યમાં કાળઝાળ ગરમીનુ મોજું હજી ત્રણેક દિવસ ચાલુ રહેશે

વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની વધી રહેલી સંખ્યા છે

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મયાસી ગામમાં એક જ પરિવારના વધુ ત્રણ કેસ આજે પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ પાંચ કેસ પોઝિટિવ આવ્યા હતા રાજપીપળાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે તમામને રાજપીપળા કોવીદ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે

ટીમ દ્વારા પોઝિટિવ વિસ્તારમાં દરેક લોકોનું સો ટકા સ્ક્રિનિંગ કરાવ્યું છે રાજીવ ગુપ્તા કોરોના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદમાં ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરાયા છે તે શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યાં છે અને દર્દીઓને તપાસી રહ્યાં છે અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ ગુપ્તાએ આ અંગે વધુ માહિતી આપી

બાવન ટકા થયો છે

એ જ પ્રમાણે છેલ્લા અંકના આધારે અનાજ વિતરણ થશે

રાજકોટ પુરવઠા રાજકોટ શહેરમાં સસ્તા અનાજની એક દુકાનમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ મળતાં પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડચો છે

રાજકોટના મવડી મેઇન રોડ ઉપર નવલનગરમાં આવેલ વ્યાજબી ભાવના પરવાનેદાર જીતેન્દ્ર ભીખાભાઇ સોલંકી દ્વારા પોતાની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબર મોકલવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેથી જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સૂચનાથી પુરવઠા અધિકારી પૂજા બાવડાના માર્ગદર્શન હેઠળ પુરવઠા નિરીક્ષક પરસાણીયા અને ઝાલાએ દુકાન ઉપર દરોડો પડથો હતો

પરવાનેદારે ભાવ તથા સ્ટોકનું બોર્ડ એનએફએસએ બોર્ડ તેમજ અન્ન આયોગ ગાંધીનગરને ફરિયાદ કરવાનું બોર્ડ લગાવ્યું ન હતું

ખોદાણ દરમિયાન નીકળેલી માટીથી ખેડૂતોના ખેતરોમાં બિન ખેતી લાયક જમીન નવસાધ્ય કરવામાં આવી છે

તળાવોની સંગ્રહશક્તિ વધી છે અને જળસ્રોતોમાં ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું છે કે ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે

તેમણે હારીજ તાલુકાના બોરતવાડા ખાતે આવેલા હેડ વર્ક્સ અને કુરેજા ખાતેના પંપીંગ સ્ટેશનનું જાતનિરીક્ષણ કરી આગેવાનો અને સંલઝ્ન વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મુકેશ કુમાર જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા

તેથી ગુજરાતમાં પણ આજે અને આવતીકાલે ગરમીનો પારો એકાદ બે ડિગ્રી સેલ્સીયસ ઉંયકાય તેવી શક્યતા છે હવામાન વિભાગે એવી પણ દહેશત વ્યક્ત કરી છે કે સખત ગરમીના કારણે ગરમ પવન અને લૂ નું મોજું યાલુ રહેવાની શક્યતા છે લોકોને ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને બપોરે એક થી પાંચ વચ્ચે ઘરની બહાર નહિ નીકળવાની તાકીદ કરાઇ છે

જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને ટેમ્પામાં સવાર એક વ્યક્તિનું મોત નિપજયું હતું